સવારથી અનેક વિસ્તારોમાં ફળવા ઝાપટા વરસ્યા બાદ બપોર થતા વરસાદે જમાવટ કરી હતી

ભુજમાં વરસાદને કારણે જુના બસ સ્ટેશન વાણીયાવાડ જ્યુબીલી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા

અને અંજાર શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા

તો રાપર તાલુકાના ખાંડેક ગામથી સમાચાર મિત્ર કરમશીભાઈ માલી અને ખેંગારપરથી મહાદેવભાઈ આઠીર એ આકાશવાણીને ટેલીફોનીક વાતચીત દ્વારા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાંડેક ખેંગારપર અને તેની આસપાસના વિસ્તારોમાં સવારથી ધીમી ધારે સારો વરસાદ થયો છે જેનાથી એરંડા અને તલ જેવા પાકોને લાભ થશે નેહ્લ ઠક્કર મુખ્યમંત્રી મુન્દ્રા બારોઇ ગ્રામપંચાયત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નગર સુખાકારીના કામોને અગ્રતા આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

સી રોડના રૂ

ત્યારે જીલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી કે

મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમીકલ યુકત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે શ્રી ગણેશજીની મુર્તિ સ્થાપના માટે જાહેરમાં મંડપ પંડાલ કે અન્ય કોઇ હંગામી સ્ટકચર ઉભુ કરવું નહીં તેમજ જાહેર સ્થળોએ સામુહિક રીતે સોસાથટી મહોલ્લાના રહીશો કે મંડળો દ્વારા જાહેરમાં ગણેશજીની મુર્તિની સ્થાપના કરવા તેમજ વિસર્જનમાં જાહેરમાં કોઇ ધાર્મિક સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ શોભાયાત્રા કે વિસર્જન યાત્રા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે કચ્છ જિલ્લામાં ગણેશજીની મુર્તિઓ લાવી વેંચતા મુર્તીકારો અને વ્યાપારીઓને પણ લાગુ પડશે જે અંગે પ્રતિબંધ ફરમાવેલ છે

આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે

રાવલના માર્ગદર્શન હેઠળ મહિલા શક્તિ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ભુજના રિલાઈન્સ મોલના એચ આર મેનેજરશ્રી અસ્મીતાબેન પુરોહિત અને સ્ટોર મેનેજરશ્રી સાજીદભાઈ તેમજ મહિલા કર્મચારીઓ સાથે પ્રાથમિક મુલકાત લઇ શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી બાબત તેમજ આંતરિક ફરિયાદ સમિતિ અંગે યર્ચા કરવામાં આવેલ ઉપરાંત કામકાજના સ્થળે કામ કરતી બહેનોને કામકાજના સ્થળ ઉપર જાતીય સતામણી કાયદા બાબતે તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ અને પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું